સંસદે કૃષિ સંબંધિત બે મહત્વપુર્ણ વિધેયકોને બહાલી આપી છે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં ભારત ચીન સરહદની સ્થિતિ અંગે દોઢ મહિના પછી વાતચીત થઈ રહી છે તાજેતરમાં સાંઘાઈ સહકાર સંસ્થામાં યોજાયેલી વિદેશમંત્રીઓની બેઠકની પાર્શ્વભૂમિમાં આજે મોલ્દોમાં યોજાનારી આ બેઠકમાં વિદેશમંત્રાલયના સંયુક્ત સચિવ પણ જોડાશે સરહદે તણાવ ઘટાડવા અને મહત્વના નિર્ણયોના અમલીકરણને ધ્યાનમાં લેતા આજની આ બેઠક આગવું મહત્વ ધારણ કરે છે

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્ મોદીનો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ક્રષિ સુધારણા બિલ અંગે આભાર માન્યો હતો વધુમાં શ્રી કુમારે કહ્યું હતું કે કૃષિ બિલ લાગુ થયા પછી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે

આ માર્ગોના લીધે બિહારમાં તથા પાડોશી રાજયો ઉત્તરપ્રદેશ તથા ઝારખંડ સાથે માલ સામાનની હેરફેર અને લોકોની અવર જવર સરળ બનતા આ વિસ્તારના આર્થિક વિકાસને નવું બળ મળશે

વિપક્ષો નેતા ગુલાબ નબી આઝાદને બોલવા દેવાની માંગ કરી રહ્યા હતા સાથે જ પ્રિસાંડિગ સભાપતિએ કરી રહેલાં સંસદ સભ્યોને ગૃહને છોડવા અનુરોધ કરવા છતાં તેઓ બહાર ન નીકળતા અને સૂત્રોચ્યાર ચાલુ રાખતા ગૃહ આવતીકાલે સવારે નવ વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવ્યું છે મહત્વનું છે કે રાજ્યસભામાં ગઈકાલે કૃષિ બિલ પસાર કરાયું ત્યારે સર્જાયેલા શોરબકોરને પગલે સભાપતિએ આઠ સંસદ સભ્યોને એક અઠવાડાય માટે સસ્પેન્ડ કર્યા છે જેમાં કોંગ્રેસ તૃણમુલ કોંગ્રેસ માર્કસવાદી સામ્યવાદી પાર્ટીના સાંસદ અને આમ આદમી પાર્ટીના સભ્યોનો સમાવેશ થાય છે

આ કલોન દ્રેનો મુખ્યત્વે થ્રી ટાયર એસી કોયવાળી તેમજ ઓછા સ્ટેશને રોકાનારી હોવાથી વધુ ઝડપે જનારી અને પેરેન્ટ ટ્રેન એટલે કે મૂળ ગાડીના સમય પહેલા ઉપડનારી ટ્રેન હશે તાકીદની પરિસ્થિતિમાં અથવા છેલ્લી ઘડીએ આયોજન સાથે મુસાફરી કરવા ઈચ્છતા મુસાફરો માટે ક્લોન ટ્રેન આશિર્વાદ બનશે

દક્ષિણ પશ્ચિમ રેલવે છ ગાડીઓ ગોવા અને દિલ્હી કર્ણાટકથી બિહાર અને કર્ણાટકથી દિલ્ફી વચ્ચે ચલાવશે

જ્યારે મહિલાઓની ફાઈનલ સિમોના હાલેપ અને કારોલીના પ્લીસ્કોવા વચ્ચે રમાશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે દુઃખદ એવી આ ઘડીએ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર માટે તેઓ પ્રાર્થના કરશે અને આ દુર્ઘટનામાં ઈજા પામેલાઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ તેમણે પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે સંબંધીત સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પુરી પડાશે

ગુજરાતમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્થાપના માટેના વિધેયકનો હેતુ પોલીસની કામગીરી ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષણ સંશોધનની નવી તક અને સારી તાલીમની જોગવાઈ કરવાનો છે એવી જ રીતે રાષ્ટ્રીય ફોરેન્સીક યુનિવર્સિટી વિઘેયકનો હેતુ આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવાનો છે આ યુનિવર્સિટી ફોરેન્સીક વિજ્ઞાન ક્ષેત્રે ગુણવત્તા વાળા શિક્ષણ અને સંશોધનની તકો આપવા ઉપરાંત કાયદો ગુના નિવારવા બીહેવીયરલ વિજ્ઞાન જેવા સંલગ્ન ક્ષેત્રોના શિક્ષણને પણ પ્રોત્સાહન આપશે

પંજાબે સુપર ઓવરમાં માત્ર બે રન કર્યા હતા ત્યારપછી દિલ્ફીએ વિજય માટેનો ત્રણ રનનો લક્ષ્યાંક સરળતાથી મેળવ્યો હતો દિલ્હી કેપિટલ્સે એમ પી

એસ

પંજાબ તરફથી મહંમદ શામીએ ત્રણ વિકેટો ખેરવી હતી જવાબમાં પંજાબે એમ

બંને ટીમો વચ્ચે મેચ ટાઈ થતાં સુપર ઓવર પદ્ધતિથી વિજેતા નક્કી કરાયો હતો